તેમણે વધુમાં જણાવ્યું છે કે નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ સ્ટેમ્પ પેપરની કૃત્રિમ અછત ઊભી કરી વધુ કિંમત વસુલ કરી નાગરિકોને છેતરવાનો પ્રયાસ થતો હોવાથી મળેલી રજૂઆતોને પગલે રાજ્ય સરકારે ઈ સ્ટેમ્પિંગ સુવિધાનો વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો છે

તેમણે વધુમાં જણાવ્યું છે કે ઇ સ્ટેમ્પિંગની કાર્યવાહી ઓનલાઇન થતી હોય તથા દસ્તાવેજ નોંધવાની પદ્ધતિ સાથે જોડાયેલ હોવાથી છેતરપિંડી કે ગેરરીતિના કિસ્સાઓ ઉપર પણ નિયંત્રણ આવશે પવિત્ર યાત્રાધામ સોમનાથને શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામ તરીકેનો એવોર્ડ ભારત સરકારના જલશકિત પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને અભિનંદન પાઠવ્યા છે આગામી છઠ્ઠી સપ્ટેમ્બરે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાનારા એક સમારોહમાં ગુજરાતને આ એવોર્ડ અર્પણ કરાશે

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને આદર્શ શિક્ષક એવા ડોક્ટર સર્વપલ્લી રાધાક્રષ્ણના જન્મ દિવસ પાંચમી સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે આગામી પાંચમી સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ અને શિક્ષણ વિભાગના વિવિક પ્રકલ્પોનો શુભારંભ કરાશે

શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા તેમજ શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે પણ ઉપસ્થિત રહેશે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજયમાં કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે સક્રિય ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં લેતા આગામી છઠ્ઠી અને સાતમી સપ્ટેમ્બર દરમ્યાન રાજયના દરિયાકાંઠાના વિસ્તારોનાં વાતાવરણમાં ફેરફારો થવાની શકયતા છે

વધુ વિગતો આપે છે હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહન્તી

જેમાં લોધીકા પાાલિતાણા અને બોટાદ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ઉપરાંત આઠ તાલુકાઓમાં બે ઇંચથી ચાર ઇંચ સુધી વરસાદ વરસ્યો છે

કચ્છમાં આજે સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત રહી છે મુંદ્રામાં આજે બે ઇંચ વરસાદ પડ્યો છે

ગીરસોમનાથ જિલ્લાના ઊના ગીર ગઢડા સહિત તાલાળાના ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો છે કેટલાંક વિસ્તારમાં ધીમી ધારે તો ક્યાંક હળવા ઝાપટાં પડ્યાં છે દ્વારકા જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે ખંભાળીયા તાલુકાના મોટી ખોખરી ગામે આજે સવારથી જ નોંધપાત્ર વરસાદ વરસતા ગામના જળાશયો છલકાયા છે

તાપી નદી બે કાંઠે વહેવા લાગતા કિનારે આવેલા ગામડાઓને સતર્ક કરાયા છે સાવરકુંડલામાં ખેડૂત શિબિરને સંબોધતા કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે દેશના આર્થિક વિકાસમાં ખેડૂતોનું મહત્વનું યોગદાન છે કૃષિ માત્ર વ્યવસાય નહીં પણ દેશની વિરાસત છે ખેડ્રતલક્ષી વિવિધ યોજનાઓ આજે ઘરે ઘરે પહોંચી છે

આ પ્રસંગે માનધન યોજના હેઠળ ખેડૂતોને કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું

ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અભિગમ ઉપર આવતીકાલે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કાર્યશાળા યોજાશે જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ ઉપસ્થિત રહેશે સુભાષ પાલેકર પ્રાકૃતિક ક્રષિ પદ્ધતિ ક્રત્રિમ ખાતરો જંતુનાશક વગર અને સ્થાનિક ખેત સામગ્રીથી ગો આધારિત ખેતી દ્વારા ખેત ઉત્પાદન કરવાના સિદ્વાંત ઉપર આધારિત છે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે પર્યુષણનું પર્વ આધ્યાત્મિક ચેતના જગાડનાર પ્રેમ કરુણા અનુકંપા અને મૈત્રીભાવ પ્રસરાવનારુ પર્વ છે ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા તેઓના ધર્મપત્ની શ્રીમતિ અંજલીબેન રૂપાણીએ પિન્કીબેન શાહને પારણા કરાવ્યા હતા

રમતગમત મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું છે કે તરણેતર લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પિક્સ થકી રાજ્ય સરકારે પ્રાચીન રમતો જીવંત રાખી છે પ્રવાસનમંત્રી શ્રી જવાહર ચાવડા અને રમતગમત મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે તરણેતર મેળાની મુલાકાત લઈ ત્રિનેત્રેશ્વર મહાદેવના પૂજન અર્ચન કર્યા હતા

આ પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર ગોવા દીવ દમણ દાદરાનગર હવેલી અને ગુજરાતનો સમાવેશ થાય છે આ વર્કશોપમાં કેન્દ્રિય મંત્રી ગર્જેન્દ્રસિંહ શેખાવત અને રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટીયા ઉપસ્થિતનો માર્ગદર્શન આપશે

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડચાએ જણાવ્યું છે કે ભાજપ દ્વારા દરેક જિલ્લાના કેન્દ્રોમાં રાષ્ટ્રીય એકતા અભિયાન એક દેશ એક સંવિધાનના સંદર્ભે દેશમાં જનજાગૃતિ અભિયાન અને સંપર્ક અભિયાન યોજાશે જેમાં રાષ્ટ્રીય તથા પ્રદેશ નેતૃત્વ ઉપસ્થિત રહેશે